આ યાદોમાંથી કેન્દીય ભાજપ પાર્લામેન્ટી બોર્ડ દવારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

મીઠા જળનું મહત્વ સમજાવવા અને મીઠા પાણીના સાત્તત્યપૂર્ણ વ્યવસ્થાપનના મહત્વ અંગે લોકજાગ્રતિ કેળવવા વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે

વેકૈયા નાયડ઼એ બધા નાગરિકોને સલામત પારૂી પૂરું પાડવાના ધ્યેયને હાંસલ કરવા સાથે મળીને કામ કરવાના શપથ લેવા નાગરિકોને અનુરોધ કર્યો છે ટ્રવીટર આપેલા સંદેશામાં તેમણે જણાવ્યું છે કે શાળાના વિદ્યાર્થીઓ સહિત દરેક નાગરિકને આ મુદ્દે સંવેદનશીલ બનાવવાની જરૂર છે જેથી કરીને શુદ્ધ પાછીનું દરેક ટીપું આપછી બચાવી શકીશું તેમણે જળ સંર્વરધનના ભાગરૂપે ઓછો વપરાશ જળને શુદ્ધ કરીને ફરીથી તેનો ઉપયોગ સ્રંબેશ ઉપાડવાની જરૂર ઉપર ભાર મુક્યો હતો શ્રી નાયડુએ પાણીને મૂળભૂત માનવ અધિકાર ગણાવ્યો છે

ટ્વીટર પરના અભિનંદન સંદેશાંમાં તેમણે સમગ્ર દેશ તેમની આ સિદ્ધિથી ગર્વની લાગણી અનુભવે છે તેમ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેનાર દરેક ખેલાડીની સફળતા ખેલ ક્ષેત્રમાં અન્ય ખેલાડીઓને આગળ આવવાની પ્રેરણા આપશે પ્રધાનમંત્રીએ ચંદ્રક જીતનાર ખેલાડીઓના કોચ તથા પરિવારજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા

નવા મતદારો માટ મતદાર યાદી માં નામ નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો

શની રવિ રજાના દિવસોમાં ઓનલાઈન ફોર્મ ભરીને નવા મતદારો નામ નોંધાવી શકશે ત્યારબાદ આખરી મતદાર યાદી તૈયાર થશે

લોકો હવામાન કચેરીની મુલાકાત લઈ તેની તમામ કામગીરી નિહાળી શકે તવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છ કે ભૂજનો હવામાન કચરીમાં પશ્ચિમ ભારતનું એક માત્ર ડોપલર વેધર રડાર કાર્યરત છે

યૂંટણી કાર્યાલયે રાજકીય પક્ષનો એક જ ધ્વજ અને પક્ષના યિન્હ ફોટોગ્રાફ સાથેનું એક જ બેનર લગાવી શકાશે